ચૂંટણી પંચે આ હેતુથી પ્રસાર માધ્યમો માટે બહાર પાડેલી સૂચનામાં પ્રથમવાર વેબસાઇટો તથા સોશિયલ મિડીયાને આવરી લેવાઇ છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે દરેક ટી વી

ચ્રૂંટણી પંચે તેમની સૂચનામાં ઓપીનીયન પોલ ચર્ચા વિશ્લેષણ દ્રશ્યો કે સાઉન્ડ બાઇટને આવરી લીધા છે

આ વર્ષની વિષય વસ્તુ સમય છે અને આ વિષય વસ્તુ વિશ્વભરના આગેવાનોએ ક્ષય રોગને તાકીદે નિયંત્રણમાં લેવા જાહેર કરેલી પ્રતિબધ્ધતા ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્ષયરોગ મુક્ત ભારતના ધ્યેયને હાંસલ કરવા સહિયારો પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો છે

આ હેતુ થી સરકારે ક્ષય રોગ મુક્ત ભારત ઝુંબેશ આરોગ્યની સુવિધા વધારવા આયુષ્માન ભારત યોજના તથા ક્ષય રોગના દર્દીઓને સહાય જેવા પગલાં લીધા છે પ્રધાનમંત્રીએ ક્ષય રોગ મુક્ત ઝુંબેશને મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા અપીલ કરી છે

એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફાર્મસી અને આર્કિટેક્ટ વિષયના આશરે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા મે અને જૂન માસમાં લેવાશે જીટીયુના કુલપતિ ડોક્ટર નવીન શેઠે જણાવ્યું જતું કે સમગ્ર રાજ્યમાં સીસીટીવીથી સુસજ્જ એકસોથી વધુ કેન્દ્રોમાં આ પરીક્ષા લેવાશે પાંચેય ઝોનમાં સ્થાનિક ચેકિંગ સ્કવોડ તથા ફ્લાઇંગ સ્કવોડ પણ બનાવવામાં આવી છે શ્રી શેઠે કહ્યું કે આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે

ખાસ કરીને આઠમી લોકસભા યૂંટણી બાદ મતદારોની સંખ્યામાં ગણનાપાત્ર વધારો જોવા મળ્યાનું આંકડા દર્શાવી રહ્યા છે

તે સમયે બે લાખ અઠ્યાસી ફજાર ચારસો જેટલા મતદારો નોંધાયેલા ફતા જ્યારે આગામી લોકસભાની ચૂંટણી માટે સતર લાખ ત્રીસ ફજાર જેટલા મતદારો નોંધાઇ ચુકથા છે અને ફજુ નવા મતદારોના નામની નોંધણી જારી હોતાં આ આંકડો સાડા સતર લાખના આંકને પાર થઇ જાય તેવી સંભાવના છે

ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવે છે તો આ નવરાત્રિ દરમિયાન મંદિરના પ્રાંગણમાં માતાજીની ગરબીની સ્થાપના કરીને મોડી રાત્રિ સુધી દુફા છંદ તેમજ ગરબા સાથે રાસની બોલાવાય ર મઝટ છે

માગણીમાં માંડવી ચેમ્બરે આ પરિસ્થિતિનો ફલ ન નીકળે ત્યાં સુધી મુંબઇ ભુજ વચ્ચે દોડતી એ સી

આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે મુકાબલો થશે